સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે પ્રયાર વેગીલો બન્યો

શાસક ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ એનસીપી આપ જેવા રાષ્ટ્રીય પક્ષોની સાથે બીટીપી જેવા રાજ્યકક્ષાના પક્ષોના આગેવાનો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી સભાઓ રેલીઓ યોજવા લાગ્યા છે જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ગઇકાલે છેલ્લો દિવસ હતો

જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેના ઉમદેવારીપત્રોની આવતીકાલે યકાસણી થશે

સુરત ચૂંટણી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને હવે અઠવાડીયું બાકી રહ્યું છે ત્યારે દરેક રાજકીય પક્ષ જોરશોરથી પ્રયાર કરી રહ્યો છે

તેમણે સુરતમાં રોડ શોની સાથે સભા યોજીને કહ્યું કે દિલ્હીમાં પાણી મફત આપીએ છીએ પરંતુ સુરતમાં ડબલ ચાર્જ લેવામાં આવે છે દમણ પરસોત્તમ રૂપાલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ મુલાકાત લીધી હતી

પાટીલે આજે અમદાવાદમાં બે ચૂંટણીઓ સભાઓને સંબોધન કર્યું હતુ જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોડી સાંજે વડોદરામાં યૂંટણી સભાઓને સંબોધન કરશે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યુવાનોને રોજગારી માટે તૈયાર કરવા માટેની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ રોજગારી પુરી પાડવાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરાના સ્થાને રહયું છે કેન્દ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા રાજયમંત્રી આર

દરમિયાન શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુ લ મિત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના યુવાનોને વિકસી રહેલા અને ભવિષ્યના ઉચ્ય માંગની શકયતાવાળા ક્ષેત્રો માટે જરૂરી યોગ્ય પ્રકારની તાલીમ આપીને સજજ કરવાની દિશામાં મહત્વનું પગલુ છે

બંન્ને યુવાન મોટરસાઇકલ લઇ રાજપારડીથી નેત્રંગ જઇ રહ્યાં હતા ત્યારે સામેથી પુર ઝડપે આવતી ટ્રકે બંન્નેને અડફેટે લીધા હતા આ ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો વલસાડના સાળંગપુર ગામ નજીક ઇંટો ભરેલી ટ્રકે સેગવા ગામના બાઇક ચાલક યુનાનને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું વલસાડના પ્રતિનિધિ કહે છે કે આ યુવાન કાપરિયા ગામે તેના મામાના ઘરેથી પરત ફરતો હતો ત્યારે ઇંટ ભરેલી ટ્રક પૂરપાટ ઝડપે સામેથી આવતા બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો વલસાડ પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બોટાદ જીલ્લામાં ગઢડાના ઉગામેડી નિંગાળા રોડ પર નિરણ ભરેલા આઇસર ટ્રકમાં આગ લાગી હતી ગામના સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવવામાં આવી હતી પ્રાથમિક તપાસ મુજબ આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે કોઇ જાનહાનીના સમાચાર નથી

તેના લીધે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે

આકાશ પણ સૂર્યપ્રકાશિત રહેવાથી કુમળા પાકોને બપોરના તાપથી બચાવવા સવારના સમયે પિયત આપવાની સલાહ કૃષિ નિષ્ણાંતોએ આપી છે

ઉલ્લેખનીય છે કે દેશના નંબર વન ગ્રીન ઉધના જંક્શન સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે જેથી સુરત શહેરની અનેક નામાંકિત હસ્તીઓ પુલવામા આતંકવાદી હ્મલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રીત થઈ હતી